બચાવ અને રાહતની ટીમો તૈનાત કરવામાં આવી છે એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તેમજ મધ્ય ગુજરાતના આણંદ ખેડા જીલ્લાના કલેકટરો સાથે કન્ટ્રોલરૂમમાંથી ટેલીફોનીક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી

તમામ નદીઓ તેની ભયજનક સપાટી વટાવી દેતા પાણી શહેરોમાં ઘુસી ગયા હતા

નદી નાળાઓ ઉભરાતા અનેક લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે આ અંગે વલસાડ જિલ્લાના ક્લેક્ટર શ્રી સી

ખરસાણે આકાશવાણી સાથેની વાતચીતમાં વધ્ માહિતી આપી

આર ખરસાણે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે નર્મદા જિલ્લામાં સતત પાંચ દિવસથી સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તિલકવાડામાં પોણા ચાર ઇંચ સાગબારામાં ત્રણ ઇંચ દેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો છે

ખંભાત શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં જિલ્લા ક્લેક્ટર શ્રી દીલીપ રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ખંભાત પહોંચી ગઈ હતી અને યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી સુરત શહેરમાં પણ ગતરાત્રિથી મુશળધાર વરસાદ થયો છે

જોકે પાણી છોડાતા પહેલા રામગઢ ગામના સામા કિનારાના પાંચ જણા નદી ઓળંગીને સામે કિનારે રાજપીપળા આવી રહ્યા હતા ત્યારે તેમાં પાંચ જણા ફસાઈ ગયા હતા પાણીમાં ફસાઇ જતા જિલ્લા કલેકટર શ્રી આઈ

પટેલને જાણ થતાં કલેકટર તરત જ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ અને નાંદોદ મામલતદારને સૂચના આપી ફસાયેલા લોકો ને બહાર કાઢી બચાવવાની કામગીરી કરવાની સૂચના આપતાં ડીઝાસ્ટાર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત અને અંતે રેસ્ક્યુ કરીને ગ્રામજનોને પાણી માંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતા અમારા દમણના પ્રતિનિધિ જણાવે છે કે દમણમાં બપોરે દરિયાની ભરતી અને મધુબન ડેમમાંથી પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા લોકોને સરકારી તથા ખાનગી શાળામાં આશરો લેવા પડ્યો હતો મધુબન ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના વાગરાના નાંદિયા ગામે મકાન ધરાશયી થતાં ત્રણ બાળકીના મોત નિપજ્યા છે ભારે વરસાદને કારણે નાંદિયા ગામે દોલુભાઈ ગોહિલના મકાનનો પાછળનો ભાગ એકાએક ધસી પડ્યો હતો દોલુભાઈનું મકાન બાજુના મકાન ઉપર પડ્યું હતું મકાન જમીન દોસ્ત થતાં લોકો દોડી આવ્યાં હતાં પરંતુ ઘરમાં ચા નાસ્તો કરી રહેલી ત્રણ બાળકીઓ અને માતા પિતા કાટમાળમાં દટાઈ ગયા હતા

હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન નર્મદા છોટા ઉદેપુર વલસાડ સુરત ભરૂચ દમણ દાદરા નગર હવેલી સહિત વડોદરા આણંદ પંચમહાલ નવસારી ડાંગ દાહોદ તાપી ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે

વૃક્ષોની સંખ્યા પુરતા પ્રમાણમાં ન હોવાથી ગ્લોબલ ર્વોમિંગ કલાઇમેન્ટ ચેન્જ અનિયમિત અને અપૂરતો વરસાદ સુનામી ધરતીકંપ જેવી સમસ્યાઓ સર્જાય છે આ સમસ્યાઓના નિવારણ માટે વન મહોત્સવ થકી વૃક્ષોનું જતન જાળવણી અને સંરક્ષણ કરવા માટે રાજય સરકાર કટીબધ્ધ બની કાર્ય કરી રહી છે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા આઈ સી એસ આઈ દ્વારા ગુજરાતમાં ગાંધીધામ અને વાપી ખાતે બે નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે